પાંચ દિવસની આ મુલાકાતમાં પ્રધાનમંત્રી ત્રણ દેશો સાથે પરસ્પર હિતના વિષય પર પ્રતિનિધિમંડેળ સ્તરની વાતચીત કરશે પ્રધાનમંત્રી ની આ પ્રથમ ઇન્ડોનેશિયાની સરકારી મુલાકાત હશે જયારે સિંગાપોરની આ તેમની બીજી મુલાકાત હશે ભારત પોતાની એક્ટ ઇસ્ટ નિતી ઉપર જે પ્રમાણે મહત્વ આપી રહ્યું છે તે જોતા આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવે છે

નાણામંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે કૃષિ મત્સ્યોઘોગ અને પશુપાલનને ઉપયોગી સેવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે જીએસટીમાંથી મુક્તિ અપાયેલ સેવાઓમાં ખૂલ્લી જમીન ભાડે આપવી અને લીઝ ઉપર આપવી તેમજ ખેડૂત દ્વારા કૃષિ મત્સ્યોદ્યોગ માટેઅપાયેલી જમીનને પણ જીએસટીમાંથી મુક્તિ અપાઈ છે પ્રસાર માધ્યમોમાં ખેડૂતોને લગતાં ધારાઓમાં ફેરફાર કરાયો હોવાના અહેવાલ પ્રગટ થયા બાદ નાણાં મંત્રાલયે આ સ્પષ્ટતા કરી છે મંત્રાલયે જણાવ્યું છે કે કૃષિકારોને જીએસટીમાં નોંધણી કરાવવામાંથી પણ મુક્તિ અપાઈ છે

કચ્છ જિલ્લામાં ભુજ ખાતે જુદા જુદા બ્લોકમાં આ પરીક્ષાનું આથોજન કરાશે

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા તથા જવાફરલાલ નેફરુ પોર્ટ ટ્રસ્ટની ભાગીદારીથી એક અલાયદી કંપનીની આ માટે રચના થઈ છે તાજેતરમાં જ તેની બોર્ડ બેઠક મુંબઈમાં યોજાઈ હતી આમ બંદર સંચાલન માટે જરૂરી ટીમ લગભગ ઊભી થઈ છે એક માત્ર ક્રેનોને ત્યાં પહ્રોંચાડવાની મુશ્કેલી ફજુ યથાવત છે તે દિશામાં સરકાર સક્રિય હોવાનું અને એકાદ મહિનામાં ઓપરેશન શરૂ કરવા કટિબદ્ધ હોવાનું સૂત્રો ઉમેરે છે

જેમાં ઉલટભેર ભાગ લેવા નાગરિકોને ઈજન અપાયું છે

સાઈક્લોથોનની આ સ્પર્ધામાં ભાગ લેનારાઓ માટે ફેલ્મેટ પફેરવી ફરજિયાત છે સાઈક્લોથોનનો રૂટ ઈફ્કો ગેટથી મુંદરા સર્કલ શિણાય તુણા ગામ થઈને પરત ઈફ્કો ગેટ રહેશે અંજારની વેપારી અગ્રણી સંસ્થા અંજાર કોમર્સ એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં પૂર્વ કચ્છની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શરૂ કરવા તથા અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ઘટ પૂરવા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની શુભેચ્છા મુલાકાત લઈ અંજારમાં પૂર્વ કચ્છની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શરૂ કરવા રજૂઆત કરી હતી આ સંદર્ભે શિક્ષણમંત્રી શ્રી ચૂડાસમાએ હકારાત્મક અભિગમ અપનાવી યોગ્ય કરવાની ફૈયાધારણ આપી ફતી